વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રી મંડળે શુક્રવારે બપોરે વિધિવત રીતે પોતાના ખાતાઓનો યાર્જ સભાળ્યો હતો

આ અંતર્ગત મળતી વિગતો મુજબ પી

વય મર્યાદાને કારણે ગઈકાલે નિવૃત થતા શ્રી સિંઘ વડાપ્રધાન કાર્યાલય સાથે હમેશ લાઈવ સંપર્કમાં રહેતા હોય છે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય આઈ એસ અધિકારીઓને માર્ગદર્શન આપતા હોય છે સતત બીજી વખત વડાપ્રધાન બનેલા શ્રી મોદીના તેઓ ખાસ વિશ્વાસુ મનાતા હોવાના કારણે તથા ભુતકાળની તેમની કામગીરીને ધ્યાનમાં લઈ ગુજરાત સરકારે શ્રી જે એન સિંધના એક્સટેન્શનની દરખાસ્ત કેન્દ્રમાં મોકલી હતી જેને મંજુરી મળતા ફરી એક વખત કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે વધુ સારૂ સંકલન સંધાતુ રહેશે એવુ સુત્રોએ જણાવ્યુ હતું

ઉપરાંત એનીમલ એક્સચેજ પ્રોગ્રામ અન્વયે ગુજરાતમાંથી કર્ણાટક આંધ્રપ્રદેશને સિંધની જોડી આપવા તથા આંધ્રપ્રદેસના તિરૂપપતીમાં એક સિંહની જોડી આપવા સૈધાંતિક મંજરી આપતાં રાજયના નાગરિકો અને પ્રવાસીઓ દેશના વિવિધ રાજયોના વન્ય પ્રાણી અને પક્ષી સંપદાની પરિચિત થશે તથા પ્રાણીસંગ્રહાલયો પ્રાણી સમૃઘ્ઘિ થવાની સાથે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે